પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં આ જાહેરાત કરી છે શ્રી મોદીએ જણાવ્યું હતું કે ટ્રસ્ટનું નામ શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર રાખવામાં આવ્યું છે

પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે અયોધ્યા મામલે સર્વોચ્ચ અદાલતની સૂચના અનુસાર સુત્તી વકફ બોર્ડને પાંચ એકર જમીન આપવાની ઉત્તર પ્રદેશ સરકારે સંમતિ આપી છે આજે લોકસભાની બેઠક મળ્યા પછી તરત જ શ્રી મોદીએ આ નિવેદન કર્યું હતું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે મંદિરના બાંધકામ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સ્વતંત્ર પણે નિર્ણય લઈ શકશે પ્રધાનમંત્રીએ અયોધ્યા ચૂકાદા પછી જનતાએ બતાવેલી પરિપકવતાની પ્રશંસા કરી હતી તેમણે કહ્યું હતું કે ભારતની જનતાએ લોકશાહી પ્રક્રિયા અને પ્રણાલીમાં નોંધપાત્ર વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતમાં હિન્દુ મુસ્લિમ શીખ પ્રિસ્તી બૌધ્ધ પારસી કે જૈન કોઈ પણ હોય તેઓ આ વિશાળ કુટુંબનો ભાગ છે શ્રી મોદીએ કહ્યું હતું કે કુટુંબના દરેક સભ્યનો વિકાસ થવો જ જોઈએ અને તેમની સરકાર સૌ સુખી થાય તે માટે સૌ સાથ સૌનો વીકાસ નીતીની દિશામાં આગળ વધી રહી છે શ્રી અમિત શાહે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ જાહેર કરવા બદલ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા છે નેહલ ઠક્કર કચ્છ યાત્રાધામ યાત્રાધામ વિકાસ બોર્ડની ગ્રાન્ટમાંથી રાજ્યની સાથે કચ્છના ધાર્મિક સ્થળોનો વિકાસ થાય તે દિશામાં મહત્ત્વનાં ચક્રો ગતિમાન કરાયાં છે આગામી દિવસોમાં આ બાબતે ગ્રાન્ટ ફાળવણી કરવા સહિતની પ્રક્રિયા હાથ ધરાય તેવા નિર્દેશ સાંપડી રહ્યા છે તાજેતરમાં કલેક્ટર અને જિલ્લા આયોજન અધિકારીએ પશ્ચિમ કચ્છના ત્રણ યાત્રાધામોની મુલાકાત લઈ આ બાબતે માહિતી મેળવી હતી જિલ્લા આયોજન અધિકારી મહાવીરસિંહ રાઓલે આ બાબતે વિગતો આપતાં કહ્યું કે તાજેતરમાં કલેક્ટર પ્રવીણા ડી

એ લખપત મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તેમજ અન્ય તંત્રવાહકોને સાથે રાખી નારાયણ સરોવર કોટેશ્વર અને માતાના મઢની મુલાકાત લીધી હતી આ ત્રણેય યાત્રાધામના વિકાસમાં કઈ કઈ કડીઓ ખૂટી રહી છે અને તેને નિવારવા માટે યાત્રાધામ વિકાસ બોર્ડની ગ્રાન્ટમાંથી કયાં કયાં આયોજનો ઘડાઈ શકે તે બાબતે સ્થાનિકે ચર્ચા વિમર્શ કર્યો હતો નેહલ ઠક્કર ભુજ એરપોર્ટ ઉડાન યોજના ભુજ એરપોર્ટ પર ગત વર્ષે જેટની બે ફલાઈટ બંધ થયા બાદ દેશમાં સૌથી વધારે પ્રવાસીઓની સંખ્યા ઘટી હતી તયાર બાદ મુંબઈની વધારાની ફલાઈટની રજૂઆતો છતાં કોઈ પરિણામ ન મળ્યા હતા

સાંસદ વિનોદ ચાવડાએ નાગરિક ઉડ્ડયન વિભાગના જોઈન્ટ સેક્રેટરી સાથે મુલાકાત કરી રજૂઆત કરતાં કહ્યું હતું કે વિકાસશીલ કચ્છથી દેશના અન્ય પ્રાંતો સાથે વિમાની સેવાઓ ઉપલબ્ધ નથી તેના પ્રતિભાવમાં જોઈન્ટ સેક્રેટરીએ ભારત સરકારે ઉડાન યોજના અંતર્ગત ભુજનો સમાવેશ કરવાનું જણાવ્યું હતું નેહલ ઠક્કર આકાશવાણી કચ્છી ભાષા કચ્છી ભાષાના પ્રચાર અને પ્રસારના હેતુથી આકાશવાણી ભુજ દ્વારા અચો શીખો કચ્છ એ શ્રેણીની દ્વિતીય આવ્રતી શરૂ થઈ રહી છે કચ્છી ભાષા સાહિત્ય ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા કચ્છી સર્જક નારાયણ જોશી કારાયલની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી થતાં ગઈકાલે આકાશવાણી ભુજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના હસ્તે આ શ્રેણીનો પુનઃ પ્રારંભ થયો હતો તેમણે કચ્છી ભાષાના દસ્તાવેજી કરણ માટેના આકાશવાણી ભુજના પ્રદાનની પ્રશંસા કરી હતી કચ્છ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડો કાંતીભાઈ ગોરે શ્રી જોશીનું સન્માન કર્યું હતું આકાશવાણી ભુજના કાર્યક્રમ અધ્યક્ષ જયેશ રાવલે કચ્છી કાર્યક્રમોના આયોજનની વિગતો આપી હતી

આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે તા

એક દિવસીય આ સેમિનારમાં સ્પર્ધાત્મક યુગમાં પ્રત્યયનની કળા વાંચન મનન લેખન અને વક્તવ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવશે વર્ષ દરમિયાન યોજાયેલા આ પ્રકલ્પમાં ભાગ લેનાર કોલેજના પ્રિન્સિપાલ અને સંકલન કરનારા પ્રાધ્યાપકોનું વિશેષ સન્માન કરવામાં આવશે